પ્રધાનમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે સરકારે આગળ વધવા વિશે વિચારવું પડશે અને સમગ્ર દ્રષ્ટિકોણ વિશે વાત કરવી પડશે

રાજ્ય સરકારોએ આ લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમણે પોતાની જવાબદારી સમજી અને આ ખતરા સામે લડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તેમણે રાજ્યોને આર્થિક ગતિવિધિઓને ફરી વાર શરુ કરવા માટે સલાહ આપવા કહ્યું અને બધા નિર્દેશો રાજ્યોના આ સલાહના આધાર પર તૈયાર કરવામાં આવશે

બાદ દેશના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું તે દેશની સામે સૌથી મોટો પડકાર બની રહેશે તેમ જણાવ્યું હતું શ્રી મોદીએ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી લૉકડાઉનમાં રાહત આપવાની ઈચ્છા દર્શાવતા કહ્યું કે કંટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉન લિમિટેડ કરવું જોઈએ સુરક્ષા માપદંડો સાથે ઈકોનોમિક એક્ટિવિટી શરૂ કરવાની જરૂરત છે સાથે ઉનાળુ વેકેશન પછી શાળાઓ અને કોલેજો પણ ખુલ્લી શકાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

આ સેવાઓ અન્વયે અમદાવાદ સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા એ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે માત્ર કન્ફર્મ ઇ ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે એટલું જ નહિ આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર જવર માટે કન્ફર્મ ઇ ટિકીટને માન્ય રાખવામાં આવશે પોલીસ મહાનિદેશકશ્રીએ જણાવ્યું છે કે આ હેતુસર અન્ય કોઇ આધાર દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ નેહલ ઠક્કર મુખ્યમંત્રી આયુર્વેદ દવા કોરોના વાયરસના સંક્રમણ સામેનો જંગ રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વ્રદ્વિથી જીતવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહિવટીતંત્રને અનેકવિધ પગલાંઓ માટે પ્રેરિત કર્યુ છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ રાજ્યના નાગરિકો રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે પ્રતિબદ્વ છે

નેહલ ઠક્કર રાજ્ય કોરોના રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે

ભચાઉના જડસામાં ગઈકાલે કોટુંબિક ભાઈએ જેના પર ગોળીબાર કર્યો હતો તે રપ વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્ય છે કોટુંબિક ભાઈ દ્વારા ઘાયલ થતા સૌપ્રથમ તેને ભચાઉની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી ભુજ જી

જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો તેની તબિયત નાજુક હોઈ ભુજથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું સેમન્લ લઈ ટેસ્ટ કરાતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમ કન્નરે જણાવ્યું કે અમને લેબ રિપોર્ટ મળી ગયો છે અને જડસા ગામે તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા કામગીરી શરૂ કરી દીધી છે

જિલ્લા કલેકટરે તકેદારી પગલારુપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે

આસપાસના અન્ય ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે બુઢારમોરા ગામ ભુજથી ભચાઉ હાઈવે ઉપર આવેલું ગામ છે જેથી ભુજથી ભચાઉ તરફ જતા આવતા વાહનો માટે હાઈવે ખુલ્લા રહેશે પરંતુ તે વાહનો ગામમાં જઈ શકશે નહીં કે બુઢારમાોર ગામે હાઈવે ઉપર રોકાઈ શકશે નહીં